આમાટે ભાજપ દ્વારા જાહેર સભા માટે કવાયત શરુ કરી દેવામાં આવી હોવાના અહેવાલ છે ઉલીખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અગાઉ ભાજપનાં પીઢ નેતા લાલકૃષ્ણ આડવાણી જંગી બફ્મતી થી ચુંટાઇ આવ્યા ફતા

પી નાં ભૂતપૂર્વ ડી જી પી વિક્રમસિંફ અને એસ

કુટુંબના બાળકો ઉપરાંત જનરલ કેટેગરીના બાળકોને ક્રમશ અગ્રતાક્રમે સમાવી લેવાશે

જે વાલીઓ ઓન લાઈન પ્રવેશ ફોર્મ ભરી શકતા ન ફોય તેઓ માટે સ્વીકાર કેન્દ્રમાં વ્યવસ્થા કરાઈ છે

શીતલ વૈશ્નવ ભુજ ખાતે સોલાર ફિડર સૌરઊર્જા મારફતે ખેતીવાડી માટે વીજળી ઉત્પન્ન કરવાની સરકારે અમલમાં મૂકેલી યોજના ફેઠળ ભુજ સર્કલના પ્રથમ બે ફીડર સો ટકા સોલાર આધારિત બની ગયા છે સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ લઇ ખેડૂતો પોતાના ખેતર વાડીઓમાં મોટી મોટી પેનલ લગાડી કુદરતી વીજળી મેળવતા થઇ ગયા છે

વી એ

વી એ ના લુડવાના ફીડરનો સમાવેશ થાય છે

ઉલ્લેખનીય છે કે સોલાર ઉર્જા થી વિજ બિલ માં બચત સાથે વિજ પુરવઠો પૂરો પાડવા પાછળ થતા લાખોના ખર્ચમાં પણ રાહ્ત થશે

જેમાં કચ્છભરમાંથી ઉચ્ય શિક્ષિતો અને બુદ્ધિજીવીઓએ મુસ્લિમ સમાજના યુવાવર્ગને કારકિર્દી અંગે માર્ગદર્શન આપી ઉચ્ય શિક્ષણ માટે યુવાપેઢીને પ્રોત્સાફન આપ્યું હતું કચ્છમાં સંભવતઃ પ્રથમ વખત જ ભુજના ટાઉનજીલમાં યોજાયેલા ઐતિહાસિક શિક્ષણ સંમેલનમાં કચ્છભરમાંથી મુસ્લિમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સમાજના તબીબો ઈજનેરો વકીલો સફિત બુદ્ધિજીવી વર્ગ એકમંચ થયો ફતો અને વર્તમાન શિક્ષણના આધુનિક યુગમાં કચ્છના મુસ્લિમ સમાજના યુવાનો પાછળ ન રફી જાય તેની ચિંતા સાથે કાર્યક્રમનું આયોજન ગોઠવાયું હતું ખાસ કરીને અભ્યાસનું મફત્ત્વ અને માત્ર અભ્યાસથી જ સમાજની પ્રગતિ થઈ શકે છે તેવી સલાફ સમાજના સર્વે યુવાનોને આપવામાં આવી હતી